વિદેશ સચિવ વિજય ગોખલેએ આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૈશ એ મહંમદ સંગઠન દેશમાં બીજો આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં છે અને આ હેતુથી આત્મઘાતી હુમલાખોરોને તાલીમ પણ આપવામાં આવી છે તેવી વિશ્વસનીય માહિતી મળી હતી શ્રી ગોખલેએ કહ્યું કે આ માહિતીના આધારે આજે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ તેમને તાલીમ આપનારાઓ અને જેહાદીઓનો સફાયો થયો છે સંગઠનના વડા મસૂદ અઝહરના સગા મૌલાના યુસુફ અઝહર દ્વારા આ આતંકવાદી શિબિર ચલાવવામાં આવતી હતી તેમણે કહ્યું કે જૈશ એ મહંમદ સંગઠન દેશમાં ઘણા આતંકવાદી હુમલા માટે જવાબદાર છે આ અગાઉ તાલીમ શિબિર અંગેની માહિતી પાકિસ્તાનને આપવામાં આવી હતી પણ તેણે કોઇ કાર્યવાહી કરી ન હતી વિદેશ સચિવે કહ્યું કે આતંકવાદ સામેની લડાઇમાં ભારત બધાજ પગલાં લેવા પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન પાસેથી તેમની ઘરતી પર આવેલા જૈશ એ મહંમદ સંગઠન સહિત બધા જ આતંકવાદી શિબિરોનો નાશ કરાય તેવી ઇચ્છા રાખે છે

સરવૈયા જણાવે છે કેગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સલામતી સમિતિની તાકિદની બેઠક બોલાવવામા આવી છે જેમાં રાજયના ગૃફમંત્રી શ્રી પ્રદિપસિંફ જાડેજા સલામતી દળોના ઉચ્ય અધિકારીઓ તેમજ કચ્છ બનાસકાંઠા જિલ્લાના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે અને ફાલની પરિસ્થિતિ વિશે સધન ચર્ચા કરી છે તેમણે રાજયના નાગરીકોને કાયદો વ્યવસ્થા તેમજ શાંતિ સૌફાર્દ જાળવી રાખવા અનુરોધ કર્યો છે

પો ેલીસના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નુંધાતડ ગામે વહેલી સવારે સાડા છ વાગે મોટો ધડાકો સંભળાયો હતો જે ડ્રીન હો વાની શંકાનું સમર્થ ન કરવામાં આવ્યું છે પાકિસ્તાન સામેની કાર્ય વાહીના પગલે કચ્છ સરહદે પણ સાવધાની રાખવામાં આવી છે દરમિયાન સરહદે બી

સરવૈયા જણાવે છે કે કચ્છ સરહદ સહિત રાજયની તમામ જમીન અને દરિયાઈ સરહદો ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે તમામ સૈન્યદળો તથા આંતરિક પોલીસ દળને પણ સતર્કતા રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે

રાજ્યના પાટનગર ગાંધીનગર ઉત્તર ગુજરાત સફિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો ફોવાના અહેવાલ મળી રહ્યા છે કચ્છ જિલ્લામાં આજે સવારે જિલ્લા મથક ભુજમાં ગાજવીજ સાથે ભારે ઝાપટુ પડ્યુ ફતું અને માર્ગો પર પાણી વફી નકબ્યા ફતા ઉપરાંત જિલ્લાના ગાંધીધામલખપતઅબડાસા સફિતના વિસ્તારોમાં પણ પવન સાથે માવઠુ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે

જો કે ત્યારે બાદ વાતાવરણ ચોખ્ખુ થઈ ગયુ ફતું તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આ માવઠાના લીધે જીરૂના પાકને નુકશાન થવાની ભીતિ ખેડુતો સેવી રહ્યા છે

કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લક્ષ્મણસિંફ સોઢા શિક્ષણ સમિતિના ચેરપર્સન સુશ્રી છાયાબેન ગઢવી જિલ્લા શિક્ષણાઅધિકારી શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારડાયેટ પ્રાચાર્ય શ્રી ફસમુખ ગોર સફિતના અગ્રણીઓના ફસ્તે નિમણુંક હુંકમો આપવામાં આવ્યા હતા